આજના દિવસે પ્રભુ ઇસુનો નિર્વાણદિન છે પ્રભુ ઇસુનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેમનું પુનરાગમન આ બંને ઘટનાને ખ્રિસ્તી ભાઈ બહેનો ખૂબ પવિત્ર ગણે છે ગુડ ફાઇડે એટલે કે પવિત્ર શુક્રવારના દિવસે સૌ ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રાર્થના કરે છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે હાલ કોરોનાના કારણે એકબીજાને મળીને ઉજવણી કરી શકાતી નથી ઇસ્ટર સન્ડેની ઉજવણી યોથી એપ્રિલના રોજ કરાશે

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું છે કે પ્રભુ ઇસુનું જીવન જરૂરિયાતમંદ લોકોની સેવા અને દર્દીઓના દુઃખ દૂર કરીતેમને સ્વસ્થ કરવા માટે સમર્પિત હતું